આ સંમેલનનો વિષય છે સારા ભવિષ્યનું નિર્માણ આ વચ્યુયલ સંમેલનમાં વિશ્વ મહામારી પછી ભારત અમેરીકા સહયોગ અને ભવિષ્યમાં બંને દેશો વચ્ચેનાં સંબંધોની ચર્ચા કરવા બંને દેશોનાં નીતી નિર્માતાઓ રાજ્ય કક્ષાનાં અધિકારીઓ અને સમાજ અને વ્યાપાર જગતનાં દિગ્ગજો ભાગ લેશે વિદેશમંત્રી ડો

જયંશંકર અમેરીકી વિદેશમંત્રી માઈક પોમ્પિયો અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનાં પૂર્વ રાજદૂત નિક્કી હેલી પણ સંમેલનને સંબોધીત કરશે

હવાઈદળના વડા એર ચીફ માર્શલ આર

ભદૌરીયાના અધ્યક્ષસ્થાને યોજાનારી આ પરિષદમાં આગામી દસકાની જરૂરિયાતો મુજબ હવાઈદળની ક્ષમતા વધારવાની કાર્યયોજના ઘડવી વર્તમાન પરિસ્થિતિ અને હવાઈદળના જવાનોની ગોઠવણી બાબતે પણ ચર્ચા થશે દરમિયાન ભારતીય હવાઈદળ માટેના અદ્યતન ટેકનોલોજીવાળા પ્રથમ પાંચ રાફેલ વિમાનો આ મહિનાના અંત સુધીમાં ભારતને મળે તેવી સંભાવના છે હવાઈદળના અંબાલા એરફોર્સ સ્ટેશને યોજાનાર કાર્યક્રમમાં રાફેલ વિમાનોને વિધિવત રીતે હવાઈદળમાં સમાવવામાં આવશે

આરોગ્ય અને કુંટુંબ કલ્યાણ મંત્રાલયે અને ભારતીય તબીબી સંશોધન સંસ્થાએ પત્ર દ્રારા જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં પગલાંઓ લેવા જરૂરી છે આ સાથે જ રાજ્ય અને કેન્દ્ર સરકારની સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપલબ્ધ આર ટી

આર ટેસ્ટ કીટ જિલ્લાની હોસ્પીટલો અને પ્રયોગશાળાઓને થોડા સમય માટે ફાળવવા અનુરોધ કર્યો છે જે મુજબ દરેક ખાનગી પ્રયોગશાળાઓને બે આર

એન એ મશીનો ખરીદી રહી છે

ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને ગઈકાલે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી પત્રકારોને જણાવ્યું હતું કે આ ધારામાં કેન્દ્રિય ગ્રાહક સલામતી સત્તામંડળ સીસીપીએની રચના કરવાની જોગવાઈ છે સૂચિત સત્તામંડળ ગ્રાહકોના અધિકારોના રક્ષણ તથા અમલીકરણમાં મદદ કરશે આ ઉપરાંત નવા ધારાની ગ્રાહક વિવાદ નિવારણ પંચ ઉત્પાદનની જવાબદારી અને સજાની જોગવાઈ જેવી બાબતો ગ્રાહકોને વધુ અધિકારસંપન્ન બનાવશે શ્રી પાસવાને વધુમાં જણાવ્યું હતું કે સૂચિત સીસીપીએને ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તેની તપાસના અધિકારો અપાશે તથા ગેરમાર્ગે દોરનારી જાહેરખબરો અસાલમત ઉત્પાદનો કસૂરવાર ઉત્પાદકોને દંડ કરવાની સત્તા અપાશે ઇ કોમર્સ મંચ પરથી કરાતા વેપારની અયોગ્ય રીતરસમોની બાબતને પણ આ ધારા હેઠળ આવરી લેવાશે

તેમના પુત્ર આશુતોષ ટંડને જણાવ્યું હતું કે છેલ્લાં એક મહિનાથી લખનૌની હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર લખનૌમાં કરાશે તેઓ ભાજપના લખનૌના સાંસદ હતા અને રાજ્ય સરકારમાં ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા હતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સદગતના અવસાન અંગે ઊંડુ દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું છે કે લાલજી ટંડનના નિધનથી એક મહાન નેતા ગુમાવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સમાજ સેવા માટે સતત પ્રયત્નશીલ એવા મહાન નેતાની યાદ હંમેશા રહેશે તેમણે ભાજપને ઉત્તરપ્રદેશમાં મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સદગતે તેમનું સંપૂર્ણ જીવન સમાજસેવા માટે સમર્પિત કર્યું હતું

વરસાદ અને તેને લગતા બનાવોમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે તથા ઘણા લાપત્તા બન્યા છે

લાપત્તા બનેલા લોકોની ભાળ મેળવવાની કામગીરી શરૂ કરાઈ છે

રાજ્ય સરકારે ગોપાલગંજ સરન સીવાન પૂર્વ અને પશ્ચિમ ચંપારણ જિલ્લાઓના વહીવટીતંત્રને ગંડક બંધના હેઠવાસના નીયાણવાળા વિસ્તારમાંથી નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી છે

તેમણે વિવિધ બાંધકામ યોજનાઓના ઝડપી અમલીકરણ માટે જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી બનાવવા વહીવટીતંત્રને સૂચના આપી હતી

પ્રધાનમંત્રીએ સહિયારા પ્રયાસો સમાજ જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકે છે તે અંગે વિયારો અને સૂચનો મોકલવા નાગરિકોને અપીલ કરી છે